રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેડની સલામી લીધી હતી રાજપથ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ભારતની સૈન્ય શક્તિ સાંસ્કૃતિક વિવિધતા સામાજિક અને આર્થિક પ્રગતિ પ્રદર્શિત કરાઇ હતી

ટેબ્લોની કેટલીક વિશિષ્ટતાઓમાં વિઝનફોર કાર્બન તટસ્થ લદ્દાખ ગુજરાતના મોઢેરાનું સૂર્ય મંદિર આસામની પ્રજાતિઓ છત્તીસગઢના લોકસંગીત કેરળનો કોર ડિજિટલ ભારત ચાર શ્રમ સંહિતા આત્મનિર્ભર ભારત અભિયાન ન્યુ ઈન્ડિયાઃ વોકલ ફોર લોકલ સીઆરપીએફ અને બીઆરઓના ટેબ્લો સ્ફૂલના બાળકોએ ઓડિશાના બજસલ ડાન્સ તમિલનાડુના લોકનૃત્ય અને હમ ફીટ તો ઈન્ડિયા ફીટ જેવી થીમ પર નૃત્યો રજૂ કર્યા હતા ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવેલા રાફેલ લડાયક વિમાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં દર્શાવવામાં આવ્યા હતા અને ફ્લાયપાસ્ટ રજુ કરી હતી પરેડ દરમિયાન ભારતીય લશ્કરની સ્વદેશી રીતે વિકસિત મુખ્ય યુદ્ધ ટેન્ક કોમ્બેટ વ્હિકલ બ્રહ્મોસ વેપન સિસ્ટમ પિનાકા મિસાઈલ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ મુખ્ય આકર્ષણ હતા

ગઇકાલે પ્રજાસત્તાક દિન સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને કરી હતી તેમણે રાષ્ટ્રનું નેતૃત્વ કરી રાષ્ટ્ર માટે જાન ન્યોછાવર કરનાર નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

એટ હોમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઇકાલે ગણતંત્ર દિવસ નિમિત્તે રાજભવન ખાતે એટહોમની યજમાની કરી હતી આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસીંહ વિદેશ મંત્રી ડોકટર એસ જયશંકર અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ હાજર રહયાં હતા

આ સાથે કોરોના રોગયાળા દરમિયાન બે અંકોમાં વૃધ્યિદર મેળવનાર ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તાજેતરના અનુમાનો જોતા ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરતી વિકાસશીલ અર્થવ્યવસ્થાની ઓળખ ફરીથી હાસીલ કરી શકે છે

આઇએમએફના મેનેજીંગ ડિરેકટર ક્રિષ્ટાલીના જીયોજીઆ એ કહ્યું કે ભારતે કોરોનાનો સામનો કરવા તથા આર્થિક સ્થિતિ સામેની લડતમાં ઘણા નિર્ણાયક પગલા ઉઠાવ્યા છે

કૃષિ મંત્રાલયે કહ્યું કે સરકારે ટેકાના ભાવે ખરીદી યાલુ રાખી છે

સરકારે નોડલ એજન્સીઓ મારફતે ત્રણ લાખ ટન મગ અડદ મગફળી અને સોયાબીનની ખરીદી કરી છે જેનાથી એક લાખ કર હજાર ખેડુતોને લાભ થયો છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ગઇકાલે ગણતંત્ર દિવસના પગલે અમુક રાજયોમાંજ રસીકરણ હાથ ધરાયું હતું

આ પાંચ રાજયોમાં આંધ્રપ્રદેશ કર્ણાટક રાજસ્થાન તમીલનાડુ અને તેલંગણાનો સમાવેશ થાય છે ભારત પર્વ દેશપ્રેમની ભાવના જગાવતા તથા દેશની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવતા ભારત પર્વનો ગઇકાલે વરર્યુઅલ પ્રારંભ થયો છે

આ અવસરે શ્રી બિરલાએ જણાવ્યું કે ભારત પર્વ ભારતની સાંસ્કૃતિક વિવિધતાની અનોખી ઝલક આપે છે તથા દેશની વિવિધ સંસ્કૃતિ ખોરાક પરંપરા જણાવાની અને સમજવાની તક પૂરી પાડે છે

સાંસ્કૃતિક આયુષ ગ્રાહક બાબતો અને રેલ્વે મંત્રાલય સહિત અનેક કેન્દ્રીય મંત્રાલય અને સંગઠનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે પ્રસાર ભારતી એ પણ પોતાનો વરર્યુઅલ સ્ટોલ ઉભો કર્યો છે જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતને પ્રોત્સાહન આપવા માટેનાં પ્રયત્નો પ્રદર્શિત કરાઈ રહ્યા છે અમીત શાહ દિલ્હીમાં ખેડૂત આંદોલનનાં પગલે ઉભી થયેલી પરિસ્થિતીની સમીક્ષા માટે ગૃહમંત્રાલયની એક તાકીદની બેઠક યોજાઈ હતી ગૃહમંત્રી અમીત શાહએ બોલાવેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહસચિવ દિલ્ફી પોલીસ કમીશનર સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને પરિસ્થિતીની તાજી વિગતો રજૂ કરી હતી અમારા પ્રતિનિધી જણાવે છે કે આ બેઠકમાં અર્ધલશ્કરી દળોની કુમક વધારવા સહિતનાં મહત્વનાં નિર્ણયો લેવાયા છે કોવિડ દેશમાં કોવિડ સંક્રમણમાં સતત ઘટાડો થઇ રહયો છે કેન્દ્ર તથા રાજયોની સંકલીત સક્રિય વ્યુહરચનાના કારણે દેશમાં દૈનિક સંક્રમણ સતત ઘટી રહયું છે

તો સાજા થવાનો દર પણ વધી રહ્યો છે